ગાંધીનગર ખાતે વિધાનસભા સચિવાલયમાં ફોર્મ જમા કરવવા માટે આ બંને ઉમેદવાર ગયા ત્યારે પ્રદેશ પ્રમુખ સી

પાટિલ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કૃષિ મંત્રી આર સી ફળદુ સહિતના વરિષ્ઠ મંત્રી ત્યાં હાજર હતા કોંગ્રેસ કે અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા માટે હજુ સુધી કોઈ આગળ આવ્યું નથી ભાજપના અભય ભારદ્વાજ અને કોંગ્રેસના અહેમદ પટેલના કોરોના બીમારીમાં અવસાન થવાને લીધે ખાલી પડેલી બે જગ્યા માટે આ પેટા યૂંટણી યોજાઈ રહી છે મતદાન માટે પહેલી માર્ચ નક્કી કરવામાં આવી છે દિવંગત બંને સભ્ય નો બાકી રહેલો કાર્યકાલ અલગ અલગ હોવાથી બંને બેઠક માટેનું મતદાન એક દિવસે પણ અલગ અલગ યોજવાની તજવીજ યૂંટણી પંચે હાથ ધરી છે મત ગણતરી પણ પહેલી માર્ચે મોડી સાંજે યોજી પરિણામ જાહેર કરી દેવાશે

કોરોના મહામારીના કારણે શાળાઓમાં શિક્ષણકાર્ય બંધ હતું પરંતુ શિક્ષણ વિભાગે એક માસ અગાઉ પ્રથમ માધ્યમિક અને ઉચ્યત્તર માધ્યમિક શાળાઓમાં બાળકો માટે અભ્યાસ શરૂ કર્યો છે

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાલુકાકક્ષાએ બી

ની મારફત શાળાના આચાર્ય સાથે ઓનલાઈન બેઠક યોજી હતી તમામ છાત્રોને વાલીના સંમતિપત્ર સાથે શાળાએ બોલાવાયા હતા અને તેમાં સંમતિ જાહેર કરતાં બાળકોને શાળાએ બોલાવાયા છે કોઈ પણ શાળા વિદ્યાર્થીઓને શાળાએ આવવા દબાણ કરશે નહી

તેવા સમયે હવે શાળામાં અન્ય કલાસ ખાલી છે

મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ પધારવાના છે આ ઉપરાંત ગુજરાતનાં રાજ્યપાલશ્રી આયાર્ય દેવવ્રત કેન્દ્રીય શિક્ષણમંત્રીશ્રી રમેશ પોખરીયાલ તથા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિધાલયનાં કુલપતિ હસમુખ અઢિયા ઉપસ્થિત રહેવાના છે

રાષ્ટ્રીય શિક્ષણનિતિ લાગુ કરવામાં વિશ્વવિધાલય સંકલ્પિત છે અને એ દિશામાં નિરંતર પરિસંવાદ તથા કાર્યશાળાઓનું આયોજન થતું રહે છે

અને ગુજરાતનાં વિશ્વવિદ્યાલયોમાં બીજું સ્થાન મળ્યું હતું

ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં અગિયાર સ્કૂલ ઓફ સ્ટડીઝ અને એક વિશેષ કેન્દ્રનાં માધ્યમથી જુદા જુદા વિષયોમાં અભ્યાસ થાય છે

વેણુધર રેડ્ડી એ આજે હોદ્દો સંભાબ્યો છે

તેઓ જયદીપ ભટનાગરના અનુગામી બન્યા છે દૂરદર્શન અને આકાશવાણીમાં વિવિધ હોદ્દા ઉપર ફરજ બજાવી યૂકેલા શ્રી રેડ્ડી ને સમાચાર જગતનો બહોળો અનુભવ છે

જેના ભાગરૂપે મહેસાણા જિલ્લાનાં બેચરાજી તાલુકાનાં બરીયફ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં રાજેન્દ્ર પટેલ કોરોના વોરીયર્સ તરીકે સેવા બજાવતાં કોરોનાગ્રસ્ત થયા હતાં સારવાર દરમ્યાન અવસાન થતાં જિલ્લા અધિકારી એમ

દક્ષિણીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પચ્યીસ લાખની સહાય મંજૂર થઈ હતી તેમની પત્નીને રૂપિયા પચ્યીસ લાખનો ચેક આપ્યો હતોં

યૌધરી આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજ ખાતે મતદાતા જાગૃતિ અભિયાન યોજાયું હતું પ્રથમ મતદાન જે વિદ્યાર્થીનીઓ કરવાના છે તેમને મતદાન અંગે સમજણ પણ આપવામાં આવી હતી લોકોમાં મતદાન કરવા અંગે વધુ જાગૃત્તિ આપે તે માટે સમજ આપવામાં આવી હતી આ ક્રાર્યક્રમમાં પ્રિન્સીપાલ ડો સુરેશ યૌધરી દ્વારા મતદાતા જાગૃતિ લાવવા અંગે વિદ્યાર્થીનીઓને સમજણ આપી હતી